પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

જામનગરની સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરવી તથા જયપુરની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવો એ આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણની દિશામાં ખાસ મહત્વપૂર્ણ પગલું છે અમિત શાહ્ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ જીલ્લાના ધીરડી ખાતે આજે આયોજીત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે

જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ રસ્તા આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે અત્રે ઉલ્લખનીય છે કે બોર્ડર એરિયા ડેવલોપમેન્ટ પ્રોગામ બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અતંર્ગત ચર્ચા કરાશે

જેમાં મુખ્યત્વે માર્ગો પુલો પીવાન પાણીની વ્યવસ્થા આરોગ્ય સુખાકારી ખેતી ક્ષેત્રે સામાજીક સેવાઓ શિક્ષણ રમતગમત મોડલ વિલેજ સહિતના વિવધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે

કોલેજ અને યુનિવર્સીટીના પ્રથમ તબકકે પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે તેમજ સ્નાતક કક્ષા માટે માત્ર છેલ્લા વર્ષના જ વર્ગો શરૂ કરવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યુ છે કે શાળા કોલેજ શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા સફાઇ સુવિધા થર્મલગનથી વિદ્યાર્થીઓનુ ચેકીંગ સેનીઝાઇટર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવામા આવશે વર્ગખંડમાં અને શાળા કોલેજામાં માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે

શાળા કોલેજો સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબકકાવાર આવે તેવું આયોજન આયાર્થ ગોઠવવાનું રહેશે

હ્જજજ ર હાટ આત્મનિર્ભર ભારતની ઝૂંબેશને વેગ આપવા હસ્તકલા કસબીઓની ચીજોના પ્રદર્શન સહવેચાણ માટેના હુન્નર હાટનો દિલ્હીમાં આરંભ થયો છે લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તથા યુવા બાબતોના મંત્રી કિરણ રીજીજુએ હ્ન્નર હાટનો પ્રારંભ કરાવ્યો આગામી બાવીસમી નવેમ્બર સુધી ચાલનાર આ ફુન્નર હાટ વર્ચ્યુઅલ માધ્યમ ઉપર પણ ઉપલબ્ધ છે